શ્રી મોદીએ જજ્ઞાવ્યું હતું કે એનડીએ સરકારે શરૂ કરેલી યોજનાઓથી દેશના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે તેમણે કહ્યું કે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે તાજેતરમાં તેમજી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કરેલા સંવાદ દ્વારા તેમને નવી જાણકારી મળી છે જ્યારે દૂર અંતરિયાળ ગામોમાં મહિલાઓ પેન્શનથી લઈને વરિષ્ઠ નાગરિકો માટે પાસપોર્ટ સુધીની સેવાઓ સામાન્ય સેવા કેન્દ્રો પરથી આપી રહી છે

નાગરિકોએ આપેલા સહકારના કારણે જીએસટી જેવા મોટાપાયાના વેરા સુધારા દેશમાં ઝડપથી અને અસરકારક રીતે લાગુ થઈ શક્યો છે તેમણે જજ્ઞાવ્યું કે તાજેતરમાં ઉજવાયેલા ચોથા યોગ દિનના કારજ્ઞે સમગ્ર વિશ્વ જાણે એકરૂપ બન્યું હોય તેવું જજ્ઞાયું ઉપરાંત આગામી પહેલી જુલાઈના રોજ ઉજવાનાર ડોક્ટર્સ ડેના પ્રસંગે તબીબોને અભિનંદન આપ્યા હતા

શિક્ષણમંશ્રતા રી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જજ્ઞાવ્યું છે કે લઘુમતિ અને સીબીએસઈ હસ્તકની શાળાઓમાં આરટીઈ કાયદા હેઠળ પ્રવેશના મુદ્દે વડી અદાલતના આદેશ બાદ કાર્યવાહી કરાશે

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે લઘુમતી શાળાઓએ આ અંગેનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર પાસેથી મેળવવાનું હોય છે પરંતુ આવી શાળાઓએ લઘુમતી પ્રમાજ્ઞપત્ર ન હોવા છતાં પોતાની શાળાને લઘુમતિ ગજ્ઞાવી આરટીઆઈ કાયદા હેઠળ પ્રવેશ આપવાની ના પાડી હોવાની રજૂઆતો મળી છે

ત્યારે બસ સ્ટેશનના આગળના ભાગે આવેલી નગરપાલિકાની દુકાનો પણ તોડી પાડવામાં આવે અને એક આલીશાન ઇમારત બને તો જ આ વિસ્તારનું ભવિષ્ય ઉજળું બને

મંજૂરી મબ્યેથી તમામ દુકાનો ખાલી કરી દેવામાં આવશે અને એક હકારાત્મક દિશામાં કરાર કરવામાં આવશે સાથે સાથે આખાય વિસ્તારને એક નવો લૂક મળી જશે શહેરની શોભા વધશે સાથે ભવિષ્યની મુશ્કેલીઓ દૂર થઇ જશે

ટ્રસ્ટ તાલુકાના રાયધણપર અને નાગોર માધ્યમિક શાળાના ધોરણ દશમાં પાસ થયેલા શાળાના ક્રમાંક એકથી ત્રણ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ ને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરાયા હતા ટ્રસ્ટના પ્રમુખ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના પ્રભારી તેમજ કચ્છ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દ્વારા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

નેહ્લ ઠક્કર માછીમાર ધુસણખોરની પુછતાછ બોર્ડર સિક્વ્રરીટી ફોર્સના જવાનોએ પેટ્રોલીંગ દરમ્યાન હરામીનાળામાંથી બોટ સાથે પાક માછીમાર ધૂષણખોરને પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કરતા પોલીસે પૂછતાછના અંતે વધુ પૂછપરછ માટે ભુજના સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે

ધૂસણખોર પાસેથી મળી આવેલ બોટને કસ્ટમ વિભાગને સોપી પાક માછીમારને દથાપર પોલીસના હવાલે કર્યો હતો પોલીસે વધુ પૂછપરછ માટે જેઆઈસી ભુજ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે

આ સર્જરી શિબિરમાં એપેન્ડિક્સ સારણગાંઠ વધરાવળ હરસ છાતીની ગાંઠ રસોળી ઇત્યાદિ રોગથી પીડાતા દર્દીઓની સુવિધા અર્થે આજે આદિપુરની ડિવાઇન લાઇફ હ્રેસ્પિટલ ખાતે યોજાયો હતો હવે પછી તા

તપાસ બાદ ઓપરેશન લાયક દર્દીએ તા

દર્દીએ લેબોરેટરી એક્સ રે યાર્જ ભરવાનો રહેશે તેમજ તેની સાથે એક જ બરદાસી રહી શકશે દર્દીઓએ તપાસ વખતે તમામ જૂના રિપોર્ટ લાવવા જણાવાયું છે